બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દ્વરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુચના અને પ્રસારણ મંત્રાલય તેમજ આકાશવાણી અને દુરદર્શનની યુ ટયુબ ચેનલો પર પણ સીધુ પ્રસારણ થશે આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ ઓલ ઈન્ડિયા રેડિયો ડોટ જીઓવી ડોટ ઈન પરથી પણ ઉપલબ્ધ થશે આ કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું સાંજે આઠ વાગ્યે પુનઃ પ્રસારણ કરાશે જયદિપ વૈષ્ણવ નીતિ આયોગ વ્હીકલ ભારતે શહેરોને સ્વચ્છ રાખવા આયાત ઘટાડવા અને સૌર ઊ જાનો ઉપયોગ કરવા ઇલેક્ટ્રીક્ટ વાફનો અને બેટર થી ચાલતા વાફનો માટે એક ક્રાંતિકારી યોજના તૈયાર કરી છે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકાર અમિતાભ કાંતે આ માહિતી આપી ફતી શ્રી કાંતે કહ્યુ કે ઇલેક્ટ્રીક વાફનો માટે બેટરી બનાવતા કારખાનાઓ માટે આ મોટી તક છે તેમણે ક હ્યુ કે આના કારણે ઇકો ફેન્ડલી પ ર્યાવરણ અ નુફળ પરિવફન વ્યવસ્થા બનશે અને પ્રદુષણ ઓ છુ કરવા ઊર્જા સુરક્ષા મજબુત કરવા તથા રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે

આ નવા દરનો અમલ આગામી માસની પહેલી તારીખથી થશે કાઉ ન્સીલે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા કરાતા ઇલે ક્ટ્રીક બસોના ભાડાને પણ જીએસટી ના દરમાંથી મુક્તિ આપી છે કે ન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડીયો કો ન્ફરન્સના માધ્યમથી આ બેઠક સંબોધી હતી

જે ગુજરાતના સંસદીય ઇતિહાસની નોંધપાત્ર અને વિરલ ઘટના બની છે આ ઉપરાંત જીસ્વાન પર એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ સર્ચ કર્યું હોવાનો પણ પ્રથમ પ્રસંગ બન્યો છે સત્રના છેલ્લાં દિવસે વિધાનસભા ગૂહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો વિક્રમ નોંધાયો છે

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષશ્રી ને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગે જાહેરાત કરવા જણાવ્યું હતું જયદિપ વૈષ્ણવ કચ્છમાં વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે કચ્છમા આવતી કાલે સોમવારથી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાફી ફવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારે વરસાદની સંભાવનાના પગલે કચ્છનું તંત્ર સાબદું બન્યું છે અને વધારાનો કન્ટ્રોલ રૂમ કાર્ચરત કરાથો છે રાજ્ય સરકારે એનડીઆરએફની એક ટુકડી મોકલતાં તે ભુજ આવી પહોંચી છે અને જરૂર જણાયે તેને પ્રભાવીત વિસ્તારમાં મોકલવામાં આવશે વરસાદી સિસ્ટમ દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી પસાર થઇ કચ્છ તરફ આગળ ધપવાની હોતાં સોમ અને મંગળવારે જિલ્લાના મોટાભાગના સ્થળે મધ્યમથી ભારે અને એકાદ બે સ્થળે અતીભારે વરસાદ વરસે તેવી સંભાવના છે પવનના કારણે ઉંચા મોજા ઉંછળવા સાથે દરિયો તોફાની બનવાની શક્યતા વ્યક્ત કરાઇ છે